નવી દિલ્હીમાં એસોચેમ વેપારી સંગઠન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં શ્રી ભૂષણે કહ્યું કે આ યોજનાથી ખાનગી અને જાહેર સેવાઓમાં આરોગ્ય ક્ષેત્રની ગુણવત્તામાં સુધારો થશે તેમણે કહ્યું કે અન્ય દેશો કરતાં ભારતમાં આરોગ્ય ક્ષેત્રે વધુ ખર્ચ થઈ રહ્યો છે

વિરલ રાણા રીઝર્વ બેંક રીઝર્વ બેન્કે મોબાઇલ વોલેટ પ્રકારનાં ચુકવણીનાં સાધનોને સુવિધા માટેની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તેમાં મોબાઇલ વોલેટ તથા કાર્ડમાં ગ્રાહક સુરક્ષા અને ફરિયાદ નિવારણ માટે આંતરવ્યવસ્થા અંગે વિશદ છણાવટ કરી છે રીઝર્વ બેન્કના જાહેરનામા અનુસાર બેન્ક ખાતાઓ અને ઇ વોલેટને યુ પી આઈ પદ્ધતિથી સાંકળવામાં આવશે આ માટે કે

સી ધરાવતા ગ્રાહકો આગોતરા ચૂકવણીની સુવિધા પણ ધરાવી શકશે વિરલ રાણા મહેકમની મંજૂરી અપૂરતા વરસાદથી અછતગ્રસ્ત કચ્છ જિલ્લામાં મુખ્યમંત્રીની જાહરાત પછી આરંભાયેલા અછતના અમલીકરણના પખવાડીયા પછી સરકારની લીલીઝંડી મળતાં જિલ્લા સમાહર્તાએ અંતે સ્વતંત્ર મહેકમ સાથે અલાયદા માળખાની રચના કરી છે જેના પરિણામે તંત્રના રોજીંદા કામોમાં વિક્ષેપ પડયા વગર અછતની કામગીરીને વેગ મળશે રાજ્યના મહેસુલી વિભાગના નાયબ સચિવ રાહત જી વી મુગલપરીએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ અછતની કામગીરી કે સંચાલન સારી રીતે થઈ શકે તે માટે કલેકટરે તા

વિરલ રાણા પતરીવિધી આઘ શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની અંતિમ ચરણમાં આજે સવારે કચ્છના કુળદેવી મા આશાપુરાના માતાનામઢ અને ભુજ મંદિરોમાં રજવાડી પરંપરા અનુસાર પતરીવિધિ સંપન્ન થઈ હતી

જયાં જાગીરાધ્યક્ષ અને મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજી રાજવી પરિવારના સદ્દસ્યો અને જાગીર ટ્રસ્ટીઓ સહિતના આગેવાનો તથા મા આશાપુરાના હજારો ભક્તોની હાજરીમાં પતરીવિધિ કરી હતી પતરીના દર્શન થતાં જ મંદિર સંકુલ મા આશાપુરાના જયઘોષથી ગાજી ઉઠ્યું હતું

નવા સ્વામિનારાયણ મંદિર સામે આવેલા સમીવૃક્ષ પાસે શસ્ત્રોનું પૂજન કરાશે

એમ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજની એક યાદીમાં જણાવાયું છે વિરલ રાણા ગ્રામ્ય પેયજળ યોજના જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કચ્છ કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં પેયજળ યોજનાઓ સંબંધે અને પાણી યોજનાઓમાં વીજવિક્ષેપના મુદ્દે ચર્ચાઓ કરાઇ હતી સમાહર્તા રેમ્યા મોહન દ્વારા વાસ્મો દ્વારા તૈયાર કરાયેલી જનભાગીદારીવાળી રૂા

વિરલ રાણા હવામાન નવરાત્રી પૂર્ણ થવાના આરે છે ત્યારે જિલ્લામાં વાતાવરણમાં પણ બદલાવ આવ્યો છે બપોરે ગરમી તો વહેલી સવારે ઠંડક અનુભવાય છે ગરમીમાં આંશીક ઘટાડો નોંધાયો છે

દરમિયાન જિલ્લા નિયંત્રણ કક્ષ પરથી મળતી માહિતી મુજબ નખત્રાણા તાલુકાના રવાપરથી દેશલપર માર્ગ પર આજે બપોર બાદ છાંટા પડ્યા હોવાના અહેવાલ છે જેને લઈને માર્ગો ભીના બન્યા હતા વિરલ રાણા સ્વાઈન ફલુ કચ્છમાં સ્વાઇન ફ્લુ માથું ઉંચકી રહ્યો હોય તેમ વધુ બે દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે